પ્રાદેશિક સમાયાર મિત્તલ પટેલ વાંચે છે

અંજાર ભયાઉ વચ્ચે ઉભા કરાનાર બે લાખ લીટર દૂધના ચિલિંગ પ્લાન્ટનું ભૂમિપૂજન કરશે

પ્રધાનમંત્રી કચ્છના માંડવી ખાતે ડિસેલિનેશન પ્લાન્ટ તેમજ વિશ્વના સૌથી વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્કનું કચ્છના ટેન્ટ સિટી ધોરડોથી આવતીકાલે બપોરે ખાતમૂર્ફત કરશે મુખ્યમંત્રી વિજય રૂપાણી આ અવસરે ઉપસ્થિત રહેવાના છે પ્રધાનમંત્રીશ્રી ભુજ એરપોર્ટથી સીધા ધોરડો પહોંચશે અને દરિયાના પાણીને મીઠા બનાવવાના કચ્છના ગુંદિયાળી સહિત સૌરાષ્ટ્રના ગાંધીવી દ્વારકા ઘોઘા ભાવનગર સુત્રાપાડા સોમનાથ મળીને ચાર ડિસેલીનેશન પ્લાન્ટનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે

તેઓ સરહદ ડેરી દ્વારા અંજાર ભયાઉ વચ્ચે ઉભા કરાનાર બે લાખ લીટર દૂધના ચિલિંગ પ્લાન્ટનું ભૂમિપૂજન પણ કરવાના છે ધોરડો ખાતે પ્રધાનમંત્રી કચ્છના પ્રગતિશીલ ખેડૂતોને અને કચ્છ સરહદે ખેતી કરતા પંજાબી ખેડૂતોને મળી તેમને સાથે વાર્તાલાપ કરશે અને કચ્છના હસ્તકલા કારીગરોને પણ મળશે પ્રધાનમંત્રી ટેન્ટસિટીમાં રણ વચ્ચે ઉભા કરાયેલા વિશાળ ડોમમાંથી આ બધા વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં કચ્છના ધોરડો ખાતેથી રાષ્ટ્રિય કિસાન વિકાસ યોજના અંતર્ગત કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી

પ્રધાનમંત્રી કચ્છ મુલાકાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂકંપગ્રસ્તોની સ્મૃતિમાં ભુજમાં બની રહેલા મેમોરિયલ પાર્કની મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અધિકારીઓ સાથે સમીક્ષા કરશે અને મોડી સાંજે નવી દિલ્હી પરત ફરશે ઇન્ટર્ન ડોક્ટર હડતાળ ગુજરાતના સરકારી હોસ્પિટલોના આશરે બે હજાર જેટલા ઇન્ટર્ન ડોકટરો સ્ટાઈપે ન્ડ વધારવાની માગણી સાથે આજથી હડતાળ ઉપર ઉતાર્યા છે

હડતાળ ઉપર ઉતરેલા ઇન્ટર્ન ડોકટરો એ રાજ્યની વિવિધ મેડિકલ કોલેજ ખાતે પોતાની માગણીના ટેકમાં દેખાવો કર્યા હતા અમદાવાદમાં બી

મેડિકલ કોલેજ ખાતે ઇન્ટર્ન ડોકટરોએ બેનર સાથે દેખાવો કરીને પોતાનું સ્ટાઈપે ઠ્ઠ વધારવા માગણી કરી હતી કોરોના મહામારીના સમયમાં ઇન્ટર્ન ડોકટરોની આ હડતાળથી રાજ્યમાં આરોગ્ય સેવાને અસર પહોંચી છે દરમિયાન આજે ગાંધીનગરમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે ઇન્ટર્ન ડોકટરોની આ હડતાળને ગેરકાનૂની ગણાવી હતી

યાલુ વર્ષથી જ મોરબીમાં નવા મેડીકલ કોલેજને મંજુરી આપી દેવામાં આવી છે

ગુજરાતના યુવાનો નવા સંશોધનો દ્વારા પ્રજાકલ્યાણમાં પોતાનું મહત્તમ પ્રદાન આપશે તેવો મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

એટલું જ નહિ સુપર કોમ્પ્યુટર દ્વારા નવીન સંશોધન અને સ્ટાર્ટઅપની પક્રિયા વધુ ઝડપી બનશે

કૃષિ સુધારા બિલમાં ખેડૂતોને કોઇ પણ પ્રકારનું નુકશાન થાય તેવી એક પણ જોગવાઇ નથી રાજકીય વિરોધીઓ ખેડૂતોના હિતમાં લેવાયેલા આ ઐતિહાસિક નિર્ણય અંગે ભ્રામકતા ફેલાવી રહ્યાં છે

એમ